અને સરદાર સરોવર બંધ તેનું મુખ્ય ઉદાહરણ છે આજે સરદાર સરોવર બંધ સ્થળે નમામી દેવી નર્મદે મહોત્સવ પ્રસંગે પ્રધાનમંત્રીએ સંબોધન કર્યુ હતું શ્રી મોદીએ કહ્યુ કે આપણે સાબિત કર્યુ છે કે પર્યાવરણની સુરક્ષા વિકાસ બન્ને સાથો સાથ કામ કરી શકે છે કુદરત એ અલંકાર છે અને આપણે તેની પુજા કરવી જોઈએ

શ્રી મોદીએ કહ્યુ કે આ મહાયોજનાથી મધ્યપ્રદેશમહારાષ્ટ્ર અને રાજસ્થાનને પાણી ઉપરાંત વીજળીનો લાભ મળી રહ્યો છે તે દ્રારા સરદાર વલ્લભભાઈ પટેલનું સ્વપ્ન સિધ્ધ થયુ છે આ હેતુથી જ સરદાર એકતા સ્મારક રચવામાં આવ્યુ છે શ્રી મોદીએ કહ્યુ કે આ બંધના કારણે લાખો લોકોને લાભ થયો છે પાણી અને વીજળી મળી રહેશે ત્યારે તેનો વિવેક પુર્વક ઉપયોગ થાય એ જરૂરી છે

મુખ્યમંત્રીએ પણ પ્રાસંગિક સંબોધન કર્યુ હતું આ અગાઉ પ્રધાનમંત્રીએ ગરૂડેશ્વર ખાતે વાસુદેવાનંદ સરસ્વતી આશ્રમમાં દત્તમંદિરે દર્શન કર્યા હતા તથા પુજા અને આરતીનો લ્હાવો લીધો હતો દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગર ખાતે પોતાના ભાઈ પંકજ મોદીના ઘરે રહેતા માતા હીરાબાને મળવા બપોરે પહોંચ્યા હતા

પ્રધાનમંત્રીએ માતા સાથે ભોજન લીધા બાદ બહાર નીકળી સોસાયટીના તમામ બાળકો સાથે વાતચીત કરી હતી

જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ભુજ હમીસર તળાવ ખાતે રાજયમંત્રી વાસણભાઈ આહિરની ઉપસ્થિતિમાં યોજાયો હતો શ્રી આહિરે નર્મદાના નવા નીરનું જળ પુજન કર્યુ હતું

દુકાળ સમયે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છ માટે કરેલા કાર્યો અને લીધેલા નિર્ણયોની પણ તેમણે પ્રસંસા કરી હતી સાસંદ વિનોદ ચાવડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી જણાવ્યુ હતું કે તેમણે કચ્છમાં ભુકંપની આફતને અવસરમાં પલટી નાખી હતી રાજય અને કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી માહિતીઓનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો ભુજના ધારા સભ્ય ડો નિમાબેન આચાર્ય પ્રધાનમંત્રીશ્રીના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી

કલેક્ટર નાગરાજન દ્રારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યુ હતું આ પુર્વે ભુજ જી

જનરલ હોસ્પિટલમાં મેગા મડીકલ કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ ચોજવામાં આવ્યો હતો તેમજ હમીસર તળાવથી ટાઉનહોલ સુધી રેલી યોજાઈ હતી આંબેડકર ભવન ખાતે મોદી મેલાનું આયોજન કરાયુ હતું જેમા સરકારની વિવિધ પ્રથાલક્ષી યોજનાઓથી લોકોને વાકેફ કરાયા હતા

જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રભવ જોષીએ આકાશવાણી સાથેની મુલાકાતમાં કહ્યુ કે વિશાળ વિસ્તાર અને પાંખી વસ્તીને લીધે કુપોષિત બાળકોને શોધવાનું કાર્ય પડકારરૂપ બની રહ્યુ છે તેમણે કહ્યુ કે ખાસ કરીને શાળાના બાળકોમાં સ્વચ્છતાની ટેવ કેળવાય તે પર ભાર મુકાવામાં આવી રહ્યો છે ગર્ભવતી માતાઓ અને છોકરીઓના આહાર પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે સમગ્ર માસ દરમ્યાન ક્વીઝ અને પોસ્ટર સ્પર્ધાનિબંધ સ્પર્ધા સાયકલ રેલી અને અન્ય કાર્યક્રમો આયોજીત કરી જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે

ભારે વરસાદને પગલે વાગડ વિસ્તારમાં નર્મદા શાખા કેનાનલ ક્ષતિગ્રસ્ત બની છે ત્યારે તેનો કયાસ કાઢવા સર્વે હાથ ધરાયો છે સરદાર સરોવર નર્મદા નિગમના સતાવાર સુત્રોમાંથી જાણવા મળેલી વિગત અનુસાર ભયાઉ અને રાપર વિસ્તારમાંથી પસાર થતી કેટલીક કેનાલ ભારે વરસાદને પગલે ધોવાઈ જવા સાથે કેનાલને નુકસાન થયુ છે ત્યારે આ કેનાલોને નુકસાની અંગે સર્વે હાથ ધરાયો છે નિગમની અલગ અલગ ટુકડીઓ હાલમા કામે લાગી ગઈ છે સર્વેની કામગીરી એકાદ પખવાડીયુ ચાલશે સર્વે ટીમ દ્રારા રજુ કરવામાં આવેલા અહેવાલના આધારે આ તમામ ક્ષતિગ્રસ્ત કેનાલની સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે એમ સુત્રોમાંથી જાણવા મળ્યુ છે

આકાશવાણી ભુજ ખાતે ગઈકાલે આ પખવાડીયાની ઉજવણીનો આરંભ કેન્દ્રના સફાયક નિર્દેશક ડો મીરા સૌરભના ફસ્તે દીપ પ્રાગટ્ય દ્રારા કરવામાં આવ્યો હતો આરંભમાં કેન્દ્રીય ગૃફમંત્રી અમિત શાફના સંદેશાનું પઠન કરવામાં આવ્યુ ફતું આકાશવાણીના રાજભાષા વિભાગના પ્રભારી અધિકારી પ્રેરક વૈદ્ય જણાવ્યુ હતું કે પખવાડીયા દરમ્યાન અધિકારીઓ અને કર્મચારીઓ માટે વિવિધ સ્પર્ધાઓ ઉપરાંત રાજભાષા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યુ છે